ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્યના આંગણવાડીના નવા નંદઘર ભવનના ઈ લોકાર્પણ અને રાજ્ય કક્ષાના માતા યશોદા પુરસ્કાર વિતરણ સમારોહ યોજાઇ ગયો

કૃષિ રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કૃષિ ક્ષેત્રના નવા કાયદાની જોગવાઇ મુજબ ખેડૂતોને અપાતા લધુત્તમ ટેકાના ભાવો ચાલુ રહેશે અને ખેડૂતોને ક્રષિ ઉપજો દેશમાં કોઇપણ સ્થળે વેચવાની તક મળશે એવી હૈયાધારણ આપી હતી

નર્મદા જિલ્લાના કુલ પાંચ નંદઘર ભવનનું ઈ ભૂમિપૂજન કરાયુ હતું જેમા મોટી દેવરૂપણ ફ્ઇદા ગોટપાડા સેલંબા અને પાટી ગામના નંદઘર ભવનનો સમાવેશ થાયો હતો

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાયેલી સાતમી પશ્ચિમ ભારત વિસ્તારની પોલીસ સંકલન સમિતીની બેઠકમાં આ મુજબ અનુરોધ કર્યો હતો તેમણે ગુનાઓની તપાસ સચોટ બનાવીને ગુનાઓ ઉકેલવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું

આ બેઠકમાં મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા તથા દાદરાનગર હવેલીના પોલીસવડાઓએ વિડીયો માધ્યમથી જોડાઇને વિયારોનું આદાન પ્રદાન કર્યું હતું પુરુષોત્તમ રૂપાલા રાજકોટ પત્રકાર પરિષદ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં કૃષિક્ષેત્રના વિકાસ અને ખેડૂતોની આવકમાં વધારો કરવાના ઉદ્દેશ સાથે પસાર કરવામાં આવેલા બંને કૃષિ સુધારા બીલ વિશે ખેડૂતોમાં ઊભી થઈ રહેલી ગેરસમજ દૂર કરવા તેમજ તેની સાચી સમજૂતી લોકો સુધી પહોંચે તેવા આશયથી કેન્દ્રીય કૃષિ અને ખેડુત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા એ ગઇકાલે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે આ કાયદા અનુસંધાને કેટલીક શંકા કુશંકા ઉભી કરવામાં આવી રહી છે અથવા તો ઊભી થઈ છે પરંતુ તેની સત્ય હકીકત એ છે કે લધુતમ ટેકાના ભાવે ખરીદી જળવાઈ રહેશે ખેડ્રતો લધુતમ ટેકાના ભાવે તેમના ઉત્પાદનોનું વેયાણ કરી શકે છે રવિ સિઝન માટે લધુતમ ટેકાના ભાવની જાહેરાત પણ કરી દેવામાં આવી છે બજારો કામ કરતા બંધ નહીં થાય વેપાર અગાઉની જેમ જ જળવાઈ રહેશે આ નવી વ્યવસ્થા અંતર્ગત ખેડૂતોને બજારો ઉપરાંત અન્ય સ્થળો પર તેમના ઉત્પાદનનું વેચાણ કરવાનો વિકલ્પ મળશે

એવી જ રીતે નાગરિકોને સ્પર્શતા મહત્વના ચૂકાદાઓ ગુજરાતીમાં વેબસાઇટ ઉપર મૂકવાના નિર્ણયનો અમલ ગાંધી જયંતિ બીજી ઓક્ટોબરથી કરવામાં આવ્યો છે

એવી જ રીતે આટકોટમાં અઢી કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલ બનાવવાની મંજુરી મળી ગઇ છ પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળીયાએ વિંછીયા તાલુકામાં અંદાજે એક કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ખાતમુફૂર્ત કરતા આ મુજબ જણાવ્યું હતું

ટી

શ્રી બાવળીયાએ જણાવ્યું હતું કે વિંછીયામાં વિજ્ઞાન પ્રવાહની હાઇસ્કુલ તથા જસદણમાં સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજ સ્થાપવાની કામગીરી હાથ ધરાઇ છે તેમણે વિંછીયા તાલુકામાં વિકાસકામોની ગુણવત્તામાં તથા જાળવણીમાં યોગ્ય તકેદારી રાખવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો

નવીન શેઠે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જીટીયુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર ટેક્નોલોજીની સાથે સાથે રમત ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ કાર્યરત છે